વોરીયર્સ વચ્ચે આજે ફાયનલ રમાશે માધવપુર બીય ખાતે આવતીકાલથી બીય ફેસ્ટિવલનો પ્રારંભ થશે

આવતીકાલથી ઉમેદવારો પોતાના મતદાન ક્ષેત્રોમાં ઘરે ઘરે જઈ લોકસંપર્ક દ્વારા પ્રચાર કરશે થરાદ રાધનપુર ખેરાલુ બાયડ અમરાઈવાડી અને લુણાવાડા એમ છ બેઠકો ઉપર થનારી પેટા ચૂંટણી માટે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે રાજ્યના મુખ્ય યૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલીક્રિષ્નાએ જણાવાયું હતું કે તમામ બેઠકો માટે ઈવીએમ અને વીવીપેટની ચકાસણી થઈ ગઈ છે અને કર્મચારીને તાલિમ અપાઈ ગઈ છે

ઉલ્લેખનીય છે કે આ પેટા ચૂંટણીમાં અમદવાદ વડોદરા અને જૂનાગઢ મહાનગરપાલિકાઓની કુલ ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત ઉઝબેકીસ્તાન અને ગુજરાતના સદીઓ જૂના સંબંધો હવે વ્યૂહાત્મક ભાગીદારી સ્વરૂપે વિકસ્યા છે તેમ જણાવીને બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો હજી મહત્વપૂર્ણ બનાવવા સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું ઉઝબેકીસ્તાનની પાંચ દિવસની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી અંદિજાનમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ મંયની બેઠકમાં બોલી રહ્યા હતા

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઉઝબેકીસ્તાન અને ગુજરાત ભાગીદાર દેશ તરીકે જોડાયેલા છે ત્યારે અંદિજાનમાં યોજાઈ રહેલી આ બેઠક રોકાણોને આકર્ષીને આર્થિક વિકાસ માટે મદદરૂપ થશે ઉઝબેકીસ્તાનના નાયબ પ્રધાનમંત્રી એલ્યોર ગનિયેવે જણાવ્યું હતું કે આ બેઠક યોજવાની પ્રેરણા અમને વાયબ્રન્ટ ગુજરાત રોકાણકાર પરિષદમાંથી મળી હતી શ્રી વિજય રૂપાણીએ અંદિજાન વિસ્તારમાં બે કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયેલી શારદા યુનિવર્સીટીનું ઉદઘાટન કર્યું છે

અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઝબેકીસ્તાનના નાયબ પ્રધાનમંત્રી એલ્યોર ગનીયેવ સાથે આજે મંત્રણા કરી છે આજે અંદિજાન વિમાનમથકે ઉઝબેકીસ્તાન ખાતેના ભારતના રાજદૂત અને અન્ય અગ્રણીઓએ શ્રી રૂપાણી અને રાજય પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યુ હતુ અંદિજાન શહેરમાં એક માર્ગનું નામાભિધાન સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ કરાયુ છે આ માર્ગ ઉપર સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ શ્રી રૂપાણી દ્વારા કરાયું આ ઉપરાંત શ્રી રૂપાણીએ અંદિજાનમાં ઉઝબેક ઇન્ડિયા ફી ફાર્મા ઝોનમાં કેડિલા ફાર્માસ્યુટિક્લ ઉઝબેકીસ્તાન લિમિટેડનું ભૂમિપૂજન કર્યું હતું મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમિટમાં થયેલા સમજુતી કરાર અંતર્ગત શરૂ કરેલા આ નવતર રાષ્ટ્રીય માટે અભિનંદન પાઠવ્યા હતા શ્રી વિજય રૂપાણી ફિકકીના મહિલા સંગઠન દ્વારા આયોજીત મહિલા ઉપ સમિતીની બેઠકમાં સંબોધન કરશે તથા આવતીકાલે શ્રી રૂપાણી સમરકંદ યુનિવર્સીટીના ભારત અભ્યાસ કેન્દ્રની મુલાકાત લેશે બાવીસમી ઓકટોબરે મુખ્યમંત્રી વિજય રૂપાણી તાશ્કંદની ખાતેના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીના સ્મારકની મુલાકાત લઇને શાસ્ત્રીજીને ભાવભીની અંજલી આપશે તથા શાસ્ત્રી સ્કુલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના સ્ફૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા સેન્ટર ફોર ગ્લોબલ બિઝનેસ સ્ટડિઝ દ્વારા આજે ચીન સ્પેન કેન્યા બ્રાઝિલ મલેશિયા અને પોલેન્ડ નો રાષ્ટ્રીય દિવસ ઉજવવામા આવ્યો હતો કેન્યા એમ્બેસી ના શૈક્ષણિક રાજદૂત શ્રી મોહમ્મદ અલી ઓસમાન આ કાર્યક્રમમાં મ્રખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમમાં અલગ અલગ દેશોના રાષ્ટ્રગાન તેમની સંસ્કૃતિની ઝલક કરાવતી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી ઉપરાંત વ્યાપાર ઉદ્યોગ તકો અંગેના પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા

જેની નોંધ લિમ્કા બુક ઓફ રેકોડમાં લેવામાં આવી છે

તેઓ આવતીકાલે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે

આ પ્રસંગે બાલાછડીના પ્રિન્સિપાલ ગ્રુપ કેપ્ટન રવિન્દ્ર સિંહે સૈનિક સ્ફ્રલનો વાર્ષિક અહેવાલ અને આગામી આયોજનોની આછેરી ઝલક આપી હતી સૈનીક સ્ફ્નલમાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર યૂડાસમા અને મહેમાનો દ્વારા સમ્માનીત કર્યા હતા કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી મોટી દમણના લાઇટ હાઉસ બીચ ઉપર જળરમત સુવિધાનો પ્રારંભ થયો છે

કબઙ્ડી લીગની સાતમી સિઝનની ફાયનલ મેચ આજે દબંગ દિલ્હી અને બંગાલ વોરિયર્સ વચ્ચે રમાશે ટ્રાન્સટેડિયા ખાતે રાત્રે આઠ વાગે મુકાબલો શરૂ થશે

આ બંને ટીમો પ્રથમવાર ફાઈનલમાં પર્હોચી છે

માધવપુર ખાતે યોજાનાર બીય ફેસ્ટીવલનાં સમય દરમિયાન દિવાળીનો તહેવાર હોવાથી સહેલાણીઓ માધવપુર બીય ફેસ્ટીવલમાં ઉત્સાહપૂર્વક મીની વેકેશન ઉજવી શકશે ગુજરાતવાસીઓ અને પ્રવાસીઓને કેરળ ગોવાનાં રમણીય દરિયા કિનારાનો અહેસાસ કરાવતો માધવપુરનો દરિયા કિનારો વિશેષ મહત્વ ધરાવે છે બીય ફેસ્ટીવલની ઉજવણીથી રોજગારીની તકો વધશે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી આકાશવાણી મારફતે મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકસંવાદ કરશે

ટ્વીટર પર પ્રધાનમંત્રીએ લોકોને પોતાના વિયારો રજૂ કરવા જણાવ્યું છે લોકો માય ગોવ ઓપન ફોરમ દ્વારા કે નમો એપ દ્વારા પ્રશ્નો રજૂ કરી શકે છે